મંત્રીશ્રીએ ગઈકાલે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીકલ રીસર્ચની જાણીતી હસ્તીઓ નહેરુ મેમોરીયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીન અધિકારીઓ ડાયરેકટોરેટ જનરલ આર્કાઈવ્સ ગ્રહમંત્રાલય વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સાથે એક બેઠક યોજી હતી આ કાર્યમાં સરહદોના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવશે જેમાં સરહદોની બનાવટ સરહદોનું સ્થળાંતર સુરક્ષાદળોની ભૂમિકા સરહદની જમીન પાસે રહેતા લોકો તેમની સાંસ્કૃતિક અને તેમના જીવનના સામાજિક આર્થિક પાસાઓને સમાવી લેવામાં આવશે આ પ્રોજેકટ બે વર્ષમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે શ્રી સિંહે ભારતીય સરહદોના ઈતિહાસ લખવાના મહત્વ પર ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે આના કારણે લોકોને અને અધિકારીઓને સરહદ વિશેની સમજ મળી શકશે

વાહન વ્યવહાર મંત્રી આર

નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીને લઈને ગુજરાતીઓને એક મહિનાની રાહત મળી છે

હાલ કોઈ વ્યકિત ટ્રાફિક્સ નિયમ તોડશે તો તેને જૂના નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવશે મંત્રી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે સરકારે અત્યાર સુધી નવા નિયમ પ્રમાણે જે પણ દંડ વસુલ્યો છે તે પરત કરવામાં આવશે નહીં

ભુજની જૂની રાવલવાડી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાએ મહેશ્વરી સમાજવાડીમાં આયોજિત આ કાર્યક્રમને તુલસીનાં છોડને પાણીથી સીંચી ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે બહેનો અને યુવાનોએ હવે પોતાનામાં રહેલી શક્તિને કૌશલ્યવર્ધનમાં પરિવર્તિત કરવી પડશે ભણવાની સાથે આ યુગમાં સ્કિલ ડેવલોપમેન્ટનું મહત્વ વધ્યું છે આ પ્રસંગે ભુજના નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટની કામગીરી બિરદાવી હતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક શ્રી વિ

રોહિતે કહ્યું કે સમાજનીબહેનોમાં રહેલી કૌશલ્ય શક્તિને વિકાસ માર્ગે લઇ જવા આ પ્રકારની તાલીમ આવશ્યક છે સ્કિલ ડેવલોપમેન્ટનાં વડા જતીનભાઈ ત્રિવેદીએ કહ્યું કે કૌશલ્યવર્ષિત યુવાનો અને બહેનોએ તાલીમ મેળવી જે ઉત્પાદન કરશે તેનું ઓનલાઈન માર્કેટિંગ તથા રોજગારી આપવા પુરતી વ્યવસ્થા કરવામાં આવશે

અને આ સંક્રલમાં વિવિધ વિભાગોના પ્રારંભ કરાવ્યો હતો

આકાશવાણીના સ્ટેશનો તથા એફએમ પરથી મેચનો આંખો દેખ્યો અહેવાલ સાંભળી શકાશે